મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતમાં ન્યુ રેસકોર્ષ ખાતે યોજાનાર આ કાર્યક્રમ અમદાવાદની કેપ્ટન ચાંદની મહેતાની રાહબરી હેઠળ થોજાશેકાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાવશે એર શોમાં મધ્યમ અને નાના એરક્રાફટ તથા હેલીકોપ્ટર દ્વારા નીયા ઉડાણે અદભૂત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવા શે

ઓપ લી ફભકોનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચુટાયા છેસૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી ડીરેક્ટરની યોજાયેલી યુંટણીમાં શ્રી પરેશ પટેલ સતત ત્રીજીવાર ચૂંટાયા છે આસુતોષ અંતાણી નાયબ મુખ્યમંત્રી સિચાઈ પાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગઈકાલે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નર્મદાની મુખ્ય કેનાલ અને પ્રાંત કેનાલમાં પાણી છોડવામાં આવશે

આસુતોષ અંતાણી કરછ માવઠું કરુછ જીલ્લામાં આજે વહેલી સવારે ભુજ અંજાર ગાંધીધામ ભયાઉ અને રાપર સહિતના વિસ્તારોમાં માવકું થતા ઠંડીમાં વધારો થયો છે જો કે મોડેથી વાતાવરણ સૂર્ય પ્રકાશિત બનતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે માંવઠાનું લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને રવિપાકને બુચાંવા વિવિધ ઉપાંચો અજમાવાની શરૂઆત કરી દીધી છે અગાઉ પણ વરસાદ અને માવઠા થી ખરીકપાકને નુકશાન થયું હતું વાગડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે આજે થયેલા માવઠાને લીધે પ્રેડ્રતોને નુકશાન થયું છે આસુતોષ અંતાણી કવામાન કરછમાં કમોસમી વરસાદને પગલે ઠંડીની તીવ્રતા વધે તૈવી સંભાવના છે

પાંચ દિવસનાં મેઠીત્સેવ દરમિયાન કારીગરીનુત્યેસંગીત અને ખાદ્ય પ્રદાથીની મ્રોજ માણી શકાશે

કરછનાં સાહિત્ય જગતમાં વંચિત કુકમાવાલા નામથી જાણીતા જેઠાલાલ પરમારનું મોધાપર ખાતે અવસાન થયું છે

ભુજ તાલુકાના કુકમા ગામના વેતની વંચિત કુકમા વાલાએ કરછમાં સાહિત્યકાર અને ગજલકાર તરીકે ખ્યાતી મેળવી હતી તેઓ આકાશવાણીભુજનાં માન્ય કવિ અને કલાકાર હતા

ભુજ નગરપાલિકાની સેવામાંથી ભિવૃત થઇ તેમણે સમગ્રે જીવન સાહિત્યને સમર્પણ કર્યું હતું તેમના નિર્ધનથી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાવી ગઈ છે